એસ ટી

જમ્મુ કાશ્મીરના શોપિયાનમાં સુરક્ષા દળોએ ખુંખાર પાકિસ્તાની જૈશ આતંકવાદીને ઠાર કર્યો છે કુપવાડા જિલ્લામાં સેનાનો એક જવાન શહીદ થયો છે

મહારાષ્ટ્રમાં મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ફસાયેલા બધા જ મુસાફરોને બચાવી લેવાયા છે મુંબઇમાં ભારે વરસાદ ચાલુ રહેવાને કારણે હવાઇ રેલવે અને માર્ગ વાહન વ્યવહારને અસર થઇ છે

આ નવા દરનો અમલ આગામી માસની પહેલી તારીખથી થશે

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક સંબોધી હતી ગઈ પાંચમી તારીખે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર રજુ થયા પછી જીએસટી પરિષદની આ પહેલી બેઠક મળી હતી આજની બેઠકમાં અન્ય મુદૃઓ ઉપરાંત પરિષદ દ્વારા ઈલેકટ્રીક વાહનો સૌર ઉર્જા યોજનાઓ પરના જીએસટીના દર તાર્કીક બનાવવા અંગે નિર્ણય કરાશે

તેમણે જણાવ્યું છે કે આ પગલાથી પર્યાવરણની સીસ્ટમ ઉભી થશે અને ઇકો ફ્રેન્ડલીને પ્રોત્સાહન મળશે દરમ્યાન આ પગલાંને નક્કર પગલા તરીકે ગણાવી ખાસ કરીને દ્વિચક્રી વાહનો બનાવતા ઉત્પાદકોએ આવો જ ઘટાડો બેટરીના પાર્ટસને પણ આપવા માંગણી કરી છે ઇલેક્ટ્રીક વાહનોના ઉત્પાદકોએ આ પગલાંને વિકાસભર્યું ગણાવ્યું હતું

લાહૌરીને આઈઈડી બનાવવાનો વિશેષજ્ઞ તરીકે જાણીતો હતો તેમજ દક્ષિણ વિસ્તારમાં આતંકવાદીઓની ભરતી કરતો હતો પોલીસના સુત્રોએ જણાવ્યું કે તેણે આ વીસ્તારમાં ઘણા લોકોની પણ હત્યા કરી હતી અને આ અથડામણમાં શોપિયા જીલ્લાના તુર્કવાંગન વીસ્તારમાં ઝિનાતુલ ઈસ્લામ તરીકે ઓળખાતા અન્ય આતંકવાદી પણ અથડામણ દરમ્યાન ઠાર કરાયો છે એક અન્ય બનાવમાં ફન્ટીઅર કુપવાડા જિલ્લાના માંચીલ સેક્ટરમાં સેનાના જવાનનું મરણ થયું હતું પાકિસ્તાની દળોએ ફરીવાર યુદ્ધવિરામનો ભંગ કરી ઉશ્કેરણી વિના ફાયરિંગ કર્યું હતું સંરક્ષણના સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની દળોએ આજે સવારે માંચીલ સેક્ટરની સેનાની ચોકી ઉપર હુમલો કર્યો હતો જેના કારણે સૈનિકને ઇજા પામી હતી તેઓએ કહ્યું કે ઘાયલ સૈનિકને હોરસ્પટલમાં સારવાર માટે લઇ જવાયો છે સૂત્રોએ કહ્યું કે ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો છે

વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે લોકશાહીને વધુ અર્થસભર બનાવવા પંચાયતી રાજની સંસ્થાઓને વધુ સશક્ત બનાવવાની જરૂરિયાત છે તેઓ મુંબઇમાં આજે પ્રથમ ડેમોકેસી એવોર્ડ પ્રસંગે સંબોધન કરી રહ્યા હતા આ એવોર્ડ મહારાષ્ટ્રના રાજ્ય યૂંટણી પંચે શરૂ કર્યો છે

બીજી વખત પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમની આ બીજી કડી હશે આ કાર્યક્રમ આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે તેમજ પ્રધાનમંત્રી કાર્યાલય સુચના અને પ્રસારણ મંત્રાલય તેમજ આકાશવાણી અને દુરદર્શનની યુ ટયુબ ચેનલો પર પણ સીધુ પ્રસારણ થશે

આ કાર્યક્રમનું હિન્દીમાં પ્રસારણ થયા બાદ તુરંત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારણ કરવામાં આવશે

ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આ મેમોરિયલ ખાતે પુષ્પાંજલી અર્પણ કરી હતી

આ ટ્રેન થાણે જિલ્લાના બદલાપુર અને વાંઘાણી વચ્ચે પુરના પાણીથી અટવાઇ ગઇ હતી

દિપક સિંગને ઉઝબેકીસ્તાનના વીરજાખમેદોવ નોદીરજાન સામે અને ચીનના યાંગ યુઆનની સામે નિખતને પરાજય મળ્યો હતો